નવેમ્બર મહિનામાં જીએસટીની આવક એક લાખ કરોડથી વધી હૈદરાબાદમાં મહિલા તબીબ બળાત્કાર ને હત્યા કેસમાં ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ ઝારખંડ વિધાનસભાની બીજા ને ત્રીજા તબકકાની ચુંટણી માટે પ્રયાર

ભાજપના ઉમેદવાર કિસન કાથોરેએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં પ્રોટેન સ્પીકર દીલીપ વાલસે પાટીલે તેમને બીનહરીફ જાહેર કર્યા હતા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આશા દર્શાવી કે ખેડુત પરીવારમાંથી આગળ આવેલા શ્રી પાટોલે તમામને ન્યાય આપશે શ્રી ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ શિવસેના એનસીપી ને કોંગ્રેસની મહા વિકાસ આધાડી સરકારે ગઇકાલે વિધાનગૃહમાં વિશ્વાસનો મત જીત્યો હતો

આજે નવા ચુંટાયેલા ા ધ્યક્ષ નાના પાટોલેએ ગૃહમાં વિધિવત જાહેરાત કરી હતી મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ા ને ા ન્ય મંત્રીઓએ આ તબકકે દેવેન્દ્ર ફડણવીસને ા ભિનંદન પાઠવ્યા હતા

નવેમ્બર મહિનામાં રજૂ કરાયેલા રિટર્નની સંખ્યા પણ વધી છે

સાયબરાબાદના પોલીસ કમિશ્નરે જણાવ્યું કે સરગ્રસ્તના પરીવારની ફરીયાદ નહી લેવા ને સમયસર કાર્યવાહી ન કરવા બદલ પગલાં લેવાયા છે તેમાં એક સબ ઇન્સ્પેકટર તથા બે કોન્સ્ટેબલ છે

ગયા ગુરૂવારે શાદનગર વિસ્તારમાં બાળી મુકાયેલી તબીબી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો

તેમાં ખાનગી ક્ષેત્રની નવ હજાર હોસ્પિટલો પણ છે લોકસભામાં આરોગ્ય ને પરીવાર કલ્યાણ રાજયમંત્રી શ્વીનીકુમાર યૌબેએ આ માહિતી આપી હતી

આઠ વર્ષ પહેલા નિર્ધારીત લક્ષ્યાંક પહેલા દેશમાં પોલીયો નાબુદ કરાયો હતો આજે નવી દિલ્હીમાં વિશ્વ એઇડસ વિરોધી દિવસની ઉજવણી અંગેના સમારોહમાં બોલતાં શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે માનવતા માટે સ્વૈચ્છિક રકતદાન એ મહત્વનું થોગદાન ગણાય લોકો નિયમિત રકતદાન કરે એ માટે તેમણે નુરોધ કર્યો ને તે ધ્વારા હૃદયરોગ ા ટકાવી શકાય છે આ વર્ષે વિશ્વ એઇડસ દિવસનો ઉદેશ્ય સમાજ પરીવર્તન લાવી શકે એવો રખાયો છે

ઇમ્ફાલના મણીપુર રાઇફલ્સ મેદાનમાં આ નિમિત્તે રાજયસ્તરનો કાર્યક્રમ યોજાથો હતો આરોગ્ય ને પરીવાર કલ્યાણ મંત્રી એલ જયંતકુમાર તિથિ વિશેષ તરીકે હાજર રહયા હતા

તેઓ સાતમા મહિલા બન્યા છે

બીજા તબકકામાં વીસ બેઠકો માટે આવતા શનિવારે સાતમી તારીખે મતદાન થશે

તેમની શારિરીક કસોટી લેવામાં આવી છે ને હવે પસંદગીની આખરી પ્રક્રિયા ચાલી રહી છે

જમ્મું ડિવીઝનમાં નિમણૂક પ્રક્રિયા પૂરી થઈ છે

ગ્રાહક બાબતોના વિભાગે ડુંગળીના ભાવો કાબુમાં લેવા આ આયાત કરવામાં આવી છે

ગ્રાહક બાબતોના મંત્રી શ્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું કે સરકાર ડુંગળીના ભાવો કાબુમાં લેવા પ્રયત્નશીલ છે

સલામતી દળોએ ટોળાને કાબુમાં લેવા શ્રુવાયુ છોડયો હતો દરમિયાન પ્રધાનમંત્રી દેલ બ્દુલના રાજીનામાને મંજુર કરાયું છે

ધ્યક્ષ મહંમદ હલબુસીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ બરહામ સાલેહ સૌથી મોટા પક્ષને નવા પ્રધાનમંત્રી પસંદ કરવા જણાવશે

તેના કારણે દેખાવકારો ૈ ને પોલીસ વચ્ચે હીંસક સંઘર્ષ થાય છે હોંગકોગનાં વડા કેરી લામે યૂંટણી બાદ કોઈ વધારાની છૂટછાટ આપી નથી પરિણામે દેખાવકારો ફરીથી શેરીઓમાં દેખાવો કરી રહ્યા છે

આજે મુંબઈમાં મળેલી બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

ને તેની મુદ્દત આવતા વર્ષે પૂરી થાય છે

આજે કાઠમડુંમાં ભારતીય ટીમે પ્રથમ સેમીફાઈનલમાં શ્રીલંકાને ત્રણ વિરુદ્ધ એકથી હરાવ્યું છે